મી દૂર હવાના ઉંડા દબાજ્ઞનો પટ્ટો રચાયો છે જે વાવાઝોડામાં બદલાઇને સૌરાષ્ટ્રના કાંઠે બારમી અને તેરમી જુનના રોજ ત્રાટકી શકે છે હવામાન ખાતાના નિયામક જયંત સરકારના જજ્ઞાવ્યા પ્રમાજ્ઞે બારમી તારીખે સાંજથી વાવાઝોડાની અસર વર્તાવી શરૂ થશે અને તેરમી તારીખે ભારે ગતિએ પવન સાથે વરસાદ પડશે

સૌ રાષ્ટ્રના બંદરો ઉપર એક નંબરનું સિગ્નલ લગાવવાની શરૂઆત થઇ ચૂકી છે તો મધદરિયે ગયેલા માછીમારોને કિનારે પાછા ફરવાની ચેતવજ્ઞી પહોં ચાડતા સંદેશા વહેતા મુકવામાં આવ્યા છે વાવાઝોડા જેવી આફતને પહોં ચી વળવાનું આયોજન કરવા માટે ગાંધીનગરમાં આજે ઉચ્ચકક્ષાની બેઠક યોજાઇ છે વિરલ રાણા નિધન ગીરીશ કર્નાડ દિગ્ગજ અભિનો તા નાટવકાર અને જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર ગિરિશ કના ડેનું આજે બોં ગાલુરુમાં અવસાન થયું છે

જ્ઞાનપીઠ પુરસ્કાર ઉપરાંત તે મને પદ્મશ્રી અને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા

વિરલ રાણા કાર્મા હેલ્થકેર પ્રદર્શન મુખ્યમંત્રી વિજય રૂપાજીએ દવા ઉત્પાદકોને આવનારા બે દાયકાના ભાવિને ધ્યાને રાખી લોકોને વાજબી ભાવે દવા અને આરોગ્ય રક્ષા પ્રદાન કરવા આહવાન કર્યુ છે મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં ઇન્ટરનેશનલ ફાર્માસ્યુટીકલ એન્ડ હેલ્થકેર એકઝીબિશનનો પ્રારંભ કરાવ્યો હતો

વાષ્જિજ્ય મંત્રાલયના સહયોગથી ફાર્માસ્યુટીકલ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલ દ્વારા આજથી ત્રણ દિવસ દરમ્યાન આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી જનઔષધિ યોજનામાં ગરીબ માનવીને પણ સસ્તી અને શ્રેષ્ઠ દવા મળે તેવી જે નેમ રાખી છે તેમાં દવા ઊઘોગકારો નિષ્ઠાથી સહભાગી બને તેવું પ્રેરક આહવાન કર્યું છે

તેમણે ગુજરાતમાં કેન્દ્ર સરકારના સહયોગથી મેડીકલ ડીવાઇસીસ પાર્ક શરૂ કરવાની દિશામાં પણ સરકાર પ્રતિબધ્ધ છે તેમ જણાવ્યું હતું

કચ્છ વરસાદ અને નર્મદાના નીરઆધારીત જિલ્લો બની ગયો છે હાવમાં દુકાળની સ્થિતિમાં પાણીની તંગી પ્રવર્તાઈ રહી છે ત્યારે પંયાયત સ્તરેથી જ યોગ્ય પાણી વ્યવસ્થાના સુદ્દઢ આયોજન ઘડવા માટે ભુજ તાલુકા સરપંય સંગઠન દ્વારા વાત સ્વરાજની કાર્યક્રમ પાણી અને પંયાયત વિષય સંદર્ભે યર્યાનું આયોજન કરવામાં આવયું હતું જીલ્લા સમાફર્તા અને કાર્યક્રમના અધ્યક્ષ કલેકટર રેમ્યા મોફને કચ્છની ગ્રામ પંચાયતના પ્રતિનિધીઓને પાણી માટે આંતરિક વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું

ડીડીઓ કે જી બ્રહ્મક્ષત્રીય એ જણાવ્યું કે પંચાયતી રાજને રક વર્ષ પૂર્ણ થયા છે વરસાદ આધારિત કચ્છ જીલ્લો ફોઈ પાણીના એક એક ટીપા નો સંગ્રફ કરવો જરૂરી છે

જેમને આ કાર્યક્રમમાં પ્રોજેક્ટર મારફતે નિષ્ણાંતો દ્વારા સલાફ સુચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું